આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ખાતેથી રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સહાય પેકેજનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો વડોદરા ભરૂચઆણંદ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાઓના ખેડૂતોનુ સુશાસન સંમેલન યોજાયુ હતુ

મુખ્યમંત્રીએ ટેકાના ભાવે ડાંગર ખરીદીના લાભોનુ પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ માટે સરકાર ખેડૂતોની સાથે છે મુખ્યમંત્રીએ જિલ્લાના ચીખોદરા ખાતે જળશુધ્ધિકરણ પ્લાન્ટનુ ઇ લોન્ચિગ કર્યુ હતુ આ પ્રસંગે તેમણે કહ્યુ કે રાજયના ખેડૂતો અને ખેતી સમૂદ્ધ થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે રાજકોટ જિલ્લાના તરઘડીયા ખાતે ક્રષિ સંમેલન યોજાયુ હતુ જેમાં ક્રષિ મંત્રી આર

ફળદુ ઉપસ્થિત રહ્યા હતા નાગરિકતા સંશોધન રાજયભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમને સમર્થન મળી રહ્યુ છે આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુફમંત્રી અમિત શાહને અભિનંદન અપાઇ રહ્યા છે ઠેરઠેર જનસમર્થન રેલીઓ યોજાઇ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના ચીખોદરા ખાતે જણાવ્યુ કે કોગ્રેસ નાગરિકતા સંશોધન અધિનિયમ અંગે નાગરિકોને ગુમરાહ કરી રહી છે તેમણે કોગ્રેસ દેશમાં અશાંતિ ઉભી કરવાના ષડયંત્રો રચી રહી છે પણ તે સફળ થવાના નથી

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લોકોએ નાગરિક સંશોધન અધિનિયમના સમર્થનમાં સહીઓ કરી હતી પાકિસ્તાનમાં અગાઉ રહેલા એક લઘુમતિ કોમના અગ્રણીએ મંચ પર આવી સમર્થન આપ્યુ હતુ નાતાલ રાજયભરમાં નાતાલની આનંદ અને ઉત્સાહના વાતવારણમાં ઉજવણી થઇ રહી છે દેવળોમાં પ્રાર્થના માટે મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઇબહેનો ઉપસ્થિત રહ્યા હતા ચર્ચોને રંગબેરંગી રોશનીથી સજાવાયા છે લોકો પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ આપી રહ્યા છે તાપી જીલ્લામાં નાતાલની ઉજવણી ધૂમધામથી થઇ રહી છે

ખ્રિસ્તી સમુદાયના લોકોએ વિશ્વશાંતિ અને લોક સુખાકારી માટે પ્રભુ ઇસુને પ્રાર્થના કરી હતી અમદાવાદમાં કાંકરિયા ખાતે આજે સાંજે કાર્નિવલ ફેસ્ટીવલનો પ્રારંભ થશે વીજ એવોર્ડ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને વીજળીના વિતરણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ પરફોમીંગ ડિસ્રીિમબ્યુશન કંપની તરીકે રનર અપ પ્રશંસા એવોર્ડ એનાયત થયો છે

આ એવોર્ડ માટે જનરલ મેનેજર ફાયનાન્સ કે

મલકાંત ટેકનિકલ ચીફ એન્જિનિયર જે

ગાંધી વગેરે અધિકારીઓ ગોવા ગયા હતા આ વીજ કંપનીએ વિશ્વસનીય વીજ પુરવઠો પૂરો પાડીને તેમજ ઔદ્યોગિક આર્થિક વિકાસ માટે ગ્રાહકોની જરૂરરિયાતોને સંતોષીને રાષ્ટ્ર માટે નોંધપાત્ર યોગદાન આપેલ છે

આ કંપની વીજવિતરણ નુકશાન ઘટાડવા માટે પણ પ્રયત્નશીલ છે કાયદાકીય જાગૃતિ શિબિર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ગુજરાત રાજય મહિલા આયોગ અને નર્મદા જિલ્લા પંચાયત ઉપક્રમે આજે કાયદાકીય જાગૃતિ મહિલા શિબિર યોજાઇ હતી આ પ્રસંગે સખી મંડળની બહેનો આશાવર્કર આંગણવાડીની બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી

તેમણે કહ્યુ કે મહિલાઓને તેમના ઘરેલુ કૌટુબિક સામજિક ઝઘડાઓને મોટુ સ્વરૂપ ન આપવા અને આવા ઝઘડાઓનુ સમાધાન નારી અદાલત મારફતે થવુ જોઇએ ડાંગ વરસાદ ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી ભાઇબહેનો નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સાપુતારામાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ થયો હતો વહેલી સવારથી વાદળો છવાયા હતા જો કે પ્રવાસીઓને આ આહલાદક વાતાવરણ જોવાનો મોકો મળ્યો હતો

સૂર્યગ્રહણ આવતીકાલે સૂર્યગ્રહણ હોવાના કારણે કેટલાક મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો છે